પ્રાદેશિક સમાયાર નિકીતા શાહ વાંચે છે

આજે તે ઉત્તર દિશા તરફ આગળ વધે અને આવતીકાલે રાત્રી સુધીમાં ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના હરીહેશ્વર દમણ વચ્ચેના દરિયા કાંઠે પહોંચે તેવી શક્યતા છે

મુખ્યમંત્રી વાવાઝોડુ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગઇકાલે રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જિલ્લાના વિસ્તારોમાં સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે સંબંઘિત જિલ્લાતંત્રી સાથે બચાવ સુરક્ષાત્મક પગલાંઓ માટેની તૈયારીઓ તથા સજ્જતા અંગે ઉચ્યસ્તરીય બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી

મી ના ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે

મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જિલ્લાના લોકોને તા

આ સંભવિત વાવાઝોડાને કારણે દમણ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ અને ભરૂચ જિલ્લાઓ હાઈ એલર્ટ પર તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાઓ એલર્ટ પર છે

મુખ્યમંત્રીએ વાવાઝોડાના કારણે વરસાદ પડે તો માર્કેટ યાર્ડમાં રહેલી કૃષિ પેદાશોને નુકશાન ન થાય તેની આગોતરી વ્યવસ્થા કરવા સુચના આપી દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વિડીયો કોન્ફરસીંગ યોજીને સંભવિત નિસર્ગ વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્ય સરકારે કરેલી તૈયારીઓની વિસ્તૃત માહિતી મેળવી હતી અને પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્રસરકારની પૂરતી સહાયની ખાતરી આપી હતી દરમિયાન વાવાઝોડાના અસરના પગલે ગઇકાલે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડથો હતો તાપી જિલ્લાના વ્યારા પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા હતા વાલોડ અને સોનગઢ તાલુકામાં પણ હળવા ઝાપટા પડયા હતા ડાંગ જિલ્લાના સરહદી વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડતાં કેટલાંક ધરોમાં પતરા અને પ્લાસ્ટીક ઉડી ગયા હતા વલસાડ તથા નવસારી જિલ્લામાં પવન સાથે વરસાદી ઝાપટાં નોંધાતા લોકોને ગરમીમાં રાહત મળી હતી અમદાવાદમાં ગઇકાલે મોડીસાંજે વાતાવરણમાં પલટો આવતાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડથો હતો તોફાની પવનના કારણે કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટના પણ નોંધાઇ છે

મુખ્યમંત્રીએ કહ્યું કે ગત વર્ષ અનેક ઐતિહાસિક નિર્ણયોનું સાક્ષી બન્યું છે અને કેન્દ્ર સરકારે કરેલા નીતિગત સુધારાઓથી દેશનું અર્થતંત્ર વેગવતું બનશે

આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં ચાર ચાર ઝારખંડમાં બે મધ્યપ્રદેશ રાજસ્થાનમાં ત્રણ ત્રણ અને મણીપુર અને મેઘાલયમાં એક એક બેઠક પર યુંટણી યોજાશે

આ અંગે ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો

આ સાથે દેશમાં કોરોનાથી થતા મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે ડુબી ગયા ભરૂચ જીલ્લાના હાસોટ તાલુકાના આલીયાબેટ નજીક નદીમાં ન્હાવા પડેલા ચાર યુવાનો ડુબી જવાની ઘટનામાં ગઇકાલે ત્રણ યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે આલીયાબેટ ફરવા ગયેલા દસ યુવાનોમાંથી છ યુવાનો નદીમાં ન્હાવા ઉતર્યા હતા એકાએક દરિયાની ભરતીમાં પાણી આવતા યુવાનો પાણીમાં ખેયાવા લાગ્યા હતા જેમાંથી બે યુવાનો નદીમાંથી બહાર નીકળવામાં સફળ રહથાં હતા જયારે યાર યુવાનો પાણીમાં ડુબી ગયા હતા તંત્ર ધ્વારા યુવાનોની શોધખોળ આરંભાઇ હતી જેમાં ગઇકાલે ત્રણ યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે દરમિયાન ગઇકાલે નવસારીની પુર્ણ નદીમાં ન્હાવા ગયેલા ચાર યુવાનો પૈકી એક યુવાન ડુબી જતા તેનું મોત નીપજયું છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે બપોરે નવસારીના ચાર યુવાનો નદીમાં ન્હાવા ઉતર્યા હતા જેમાંથી એક યુવાન ઉંડા ખાડામાં પડી ગયો હતો ફાયર બ્રિગેડને જાણ કરાતા શોધખોળ કરતા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો

આ અંગે તપાસ એજન્સી ધ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે